ભારતીય કિસાન મોરચાના અધ્યક્ષ વિરેન્દ્ર સિંઘ મસ્તે નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોના વિરોધ પક્ષ અને નાગરીકતા સુધારા કાયદા અંગે ભ્રમણા ફેલાવતા લોકો માટે આક્રોશ છે તેમણે કહ્યું કે પક્ષ દ્વારા નાગરીકતા કાયદા વિશે ફેલાયેલી ભૂમણાઓ દૂર કરાશે તેમણે કહ્યું કે પી એમ કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓમાં ભાજપે ક્યારેય કહ્યું નથી કે આવી યોજના કોઇ યોક્કસ ધર્મ માટે છે

બ્લડબેંકનાં ઓફિસર ડો

જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે

ભુજમાં પ્રેથમ જ વખતે ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં નવ ડીગ્રી નોંધાયો હતો